પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચ છે

અમદાવાદમાં કરફ્યુનો કડક અમલ

તેનાથી ભારતીય ઉર્જાક્ષેત્રમાં વિકાસ ઉદ્યમિતા અને રોજગારની વ્યાપક તકો ઉભી થશે

ની પદવી આપવામાં આવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાવાળા વિદ્યાર્થીઓ એ ખાસ મહેમાનોથી સુવર્ણચંદ્રક અને પ્રમાણપત્ર મેળવ્યા હતા

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં સમારોહની અધ્યક્ષ સ્થાને યુનિવર્સિટીના સંચાલ ક બોર્ડના અધ્યક્ષ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણી હતાં

રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આ અંગે માહીતી આપી

રાતદિવસ ધબકતું રહેતું અમદાવાદ કર્ફ્યૂમાં થંભી ગયું હતું

જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરીને કર્ફ્યૂનું પાલન કરાવતી નજરે યડી હતી કફર્યૂ ભંગ કરી બહાર નીકળતા લોકો સામે પોલીસ દંડાત્મક કાર્યવાહી કરી છે શહેરના એસજી હાઈવે આશ્રમ રોડ લાલ દરવાજા કાલુપુર બાપુનગર નરોડા સરખેજ રિંગ રોડ નેશનલ હાઈવેને કનેક્ટેડ રોડ શાહપુર અસારવા સાબરમતી યાંદખેડા એમ તમામ જગ્યાએ પોલીસનો યૂસ્ત બંદોબસ્ત છે

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈ વે ખાનગી વાહનો માટે બંધ કરાયો

જેમાં રાષ્ટ્રપતિ ઉપરરાષ્ટ્રપતિ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાપન સમારોહમાં ઓનલાઈન સંબોધન કરશે

કેન્દ્રિય ટીમે સમયસર નિદાન અને ફોલોઅપને લગતા પડકારોના અસરકારક સંચાલન અંગે રાજ્યના તબીબી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું કેન્દ્રિય ટીમે કન્ટેઇનમેન્ટ સર્વેલન્સ પરીક્ષણ ચેપ નિવારણ નિયંત્રણના પગલા તથા પોઝીટીવ દર્દીના અસરકારક ક્લીનીકલ વ્યવસ્થાપનને મજબૂત કરવા વિવિધ પગલા સૂચવ્યા હતા ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના સંક્રમણનો ફેલાવો અટકાવવા થઇ રહેલા પ્રયાસોને સમર્થન આપવા કેન્દ્ર દ્વારા ઉચ્ચસ્તરીય કેન્દ્રિય સમિતિ ગુજરાત મોકલાઇ છે

અને પંચાણું દર્દીઓ વેન્ટીલેટર પર છે

ચૌદ હજાર ટ્રાન્સમીટર અને છેતાલીસ સ્ટુડિયો સાથે દુરદર્શન દેશનું સૌથી મોટું પ્રસારણ કર્તા છે